આજે ગાંદીનગરમાં તેઓ ગુજરાત વેશ્વિક વેપારમેળાનું ઉદ્દઘાટન કરશે

ઉલ્લેખનીય છે કે પ્રદાનમંત્રી આવતીકાલે વાયબ્રન્ટ ગુંજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્દઘાટન કરશે દરમિયાન આજે યોજાનાર વૈશ્વિક વેપાર મેળામાં રપ થી વધ્ વેપાર ઉદ્યોગ જૂથો ભાગ લઇ રહ્યા છે શ્રી મોદી આજે અમદાવાદમાં તૈયાર થયેલી સરદાર વલ્લભભાઈ પટેલ તબીબી વિજ્ઞાન અને સંસોધન સંસ્થા તથા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત સ્પર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું પણ ઉદ્દઘાટન કરશે આ હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ સહિતની અઘતન સૂવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે શ્રી નરેન્દ્ર મોદી ભારતમાં પ્રથમવાર ચોજાઈ રહેલા અમદાવાદ શોપિંગ મહોત્સવનો પણ પ્રારંભ કરાવશે આ શોપિંગ મહોત્સવ શહેર રાજ્યના ઉદ્યોજકોને તેમના ઉત્પાદનો લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની તક પૂરી પાડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને સ્થળોએ ઉપસ્થિતોને સંબોધન કરશે આવતીકાલે તેઓ ત્રણ દિવસ માટેની ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદન્ં ઉદ્દઘાટન કરશે શનિવારે પ્રધાનમંત્રી હજીરા ઓદોગિક વિસ્તારની મુલાકાત લેશે અને ત્યારપછી તેઓ સેલવાસ જવા રવાના થશે

આ વખતે રોકેટમાં બે મોટર જોડવામાં આવી છે એટલે તેને પીએસએલવી ડીએલ નામ અપાયું છે આ ઉપરાંત ઉપગ્રહને ઘરીને છોડ્યા બાદ ચોથા તબક્કામાં તે અવકાશમાં ઘરીમાં પ્રદક્ષિણા કરશે અને કેટલાક પ્રયોગો કરશે

કલ્પના શાહ્ ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્ડ ફાથરીંગ બટ ઉપર તા

જેથી આ ફાથરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નફીં અથવા ઢોરોને પ્રવેશવા દેવાનફીં તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાફીફાથ ધરવામાં આવશે તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તેવ્યકિતની રફેશે તેવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટર કચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે